જેટલી વધારે છે

આ અભિયાનના રાજ્યના મિશન ડાયરેકટર રાકેશકુમાર વ્યાસે કહ્યું કે પોષણકાર્યમાં પુરૂષોની સહભાગીતા વધારવા ઉપર આ વખતે વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે જે માટે આંગણવાડી બેહોન દ્વારા ઘરે ઘરે જઈને ઘરના પુરૂષોની ઉપસ્થિતિમાં બધાને પોષણયુક્ત આહાર અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે શ્રી વ્યાસે જણાવ્યું હતું કોરોના પગલે રાજ્યભરમાં પોષણ અભિયાન હેઠળ થતા સાહુહિક કાર્યક્રમો રદ કરાયા છે જ્યારે હોમ વિઝિટ કાર્યક્રમ હજુ શરૂ છે નેહલ ઠક્કર આરોગ્ય મંત્રાલય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે નોવેલ કોરોના વાયરસથી સલામત રહેવા લોકોને કેટલાક પાયાના રક્ષણાત્મક ઉપાયોનું પાલન કરવાની સલાહ આપી છે આ સલાહ મુજબ લોકોએ મોટા મેળવડાઓમાં ભાગ લેવાનું ટાળવું જોઈએ જો કોઈ વ્યક્તિને શરદી ખાંસી કે તાવ હોય તો અન્ય લોકોના નિકટના સંપર્કમાં રહેવાનું ટાળવું જોઈએ હાથ સાફ કર્યા વિના પોતાના આંખ નાક અને મોંને અડકવું જોઈએ નહીં તે જ રીતે જાહેરમાં થૂંકવું પણ ના જોઈએ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 છીંક કે ઉધરસ આવે તો નાક અને મોં આડે રૂમાલ કે ટીસ્યુ રાખવા જોઈએ વપરાયેલા ટીસ્યુનો ઢાંકણવાળી કચરાપેટીમાં જ તરત નિકાલ કરવો જોઈએ

કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રીપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે

જેથી કચ્છ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેના ભાગરૂપે જિલ્લાની મહેસુલી હદમાં આવેલ તમામ જાહેર પુસ્તકકાલયો ખાનગી વ્યાયામશાળાઓ પ્બલીક પાર્ક સ્વીમીંગ પુલ ખાનગી ટયુશન કક્સીસ આગામી તા

નેહલ ઠક્કર દીનદયાળ પોર્ટ કંડલાના દીન દયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની ગાંધીધામ સંકુલની જમીનોને પેનલ્ટી સાથે લઈ કાયદેસર કરાવી શકાશે અગાઉ પોર્ટ ટ્રસ્ટની મંજૂરી વીના સરકારી પ્રક્રિયા કરી ટ્રાન્સફર કરવામાં આવી હતી પોર્ટ ટ્રસ્ટની બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો